પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે તમિલનાડુ અને કેરળમાં વિવિધ વિકાસ કાર્યોનો આરંભ કરાવ્યો તેમજ ચેન્નાઈમાં તેમણે અદ્યતન યુદ્ધ ટેંક અર્જન સેનાને અર્પણ કરી હતી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલ બુથોની તમામ લેનને આજે મધરાતથી ફાસ્ટેગ લેન તરીકે જાહેર કરવામાં આવશે જમ્મુ કાશ્મીરમાં બડગામ પોલીસ અને રાષ્ટ્રીય રાયફલ્સના જવાનોએ ગઈકાલે બે

યુવાનોને રોજગારી માટે તૈયાર કરવા માટેની પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ થોજના હેઠળ રોજગારી પુરી પાડવાની બાબતમાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરાના સ્થાને રહયું છે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારત મજબુત સ્થિતિમાં છે

ભારતના બોલર આર અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી

રાજ્યમાં કેટલાક સ્થળોએ હિંસાના અને મતદાન મથક કબજે કરવાના કેટલાક બનાવો બન્યા હતા પંજાબના ભૂતપૂર્વ મંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા દલજીતસિંહ ચીમાએ આક્ષેપ કર્યો હતો કે રાજ્ય યૂંટણી પંચને અગાઉથી ચેતવણી આપી હોવા છતાં પંજાબમાં મુક્ત અને ન્યાયી રીતે યૂંટણી યોજવા માટે નક્કર પગલાં લેવાયા નથી